રાષ્ક્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે માનવ અધિકારને વધુ દ્રઢ બનાવવા સમાજના સહિયારા પ્રયત્નો જરૂરી છે ઝારખંડ વિધાનસભાની ત્રીજા તબક્કાની યૂંટણી માટે જાહેર પ્રચાર પૂરો થયો

કાયદો અને ન્યાયમંત્રી રવિશંકર પ્રસાદે આ ખરડો રજૂ કરતાં જણાવ્યું કે તેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામત વધુ દસ વર્ષ લંબાવવાની જોગવાઇ છે

નવી દીલ્હીમાં માનવ અધિકાર દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતાં શ્રી કોવિંદે કહ્યું કે મહિલાઓ સામેના ગુનાઓ તાજેતરમાં ઘણા નોંધાયા છે અને ત્યારે સમાનતા ઉભી કરવાની સમાજની દષ્ટિ યોગ્ય રીત છે કે નહીં તેવો પ્રશ્ન સર્જાય છે માનવ અધિકારના ઘોષણાપત્રમાં જાહેર થયેલી બાબતોનો યોગ્ય અમલ થયો છે કે નહીં તે સમગ્ર વિશ્વમાં વિયારવું જોઇ દરેકે પોતાની ફરજ સમજવી જોઇએ મહાત્મા ગાંધીજી હક્ક અને ફરજને એક જ સિક્કાની બે બાજુ કહેતા હતા ભારતમાં માનવઅધિકારો પર જરૂરી ધ્યાન આપે છે ત્યારે ફરજ પણ ધ્યાનમાં રાખવી જોઇએ રાષ્ટ્રપતિએ માનવ અધિકારપંચની કામગીરીને બિરદાવી અને તેની ભલામણોનો સરકારે સ્વીકાર કર્યો છે પંચે હજારો લોકોને રાહત આપી છે

રાજયસભામાં પ્રાદેશિક હીતને અગ્રતા આપી છે

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ભાગીદારીમાં ન જોડાવા નિર્ણય કર્યો અને તેમાં દેશને સ્પર્શતા પ્રશ્નો પડતર સમસ્યાઓ અને માર્ગદર્શક સિદ્ધાંતે ધ્યાનમાં લીધા છે

નાણાંરાજયમંત્રી અનુરાગસિંહ ઠાકુરે એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે કરવેરા કરાર હેઠળ મેળવેલી માહિતી ગોપનીય હોય છે સરકારે કાળાનાણાંને નાથવા ઘણા પગલાં લીધાં છે

સાંસ્કૃતિક બાબતો અને પ્રવાસનમંત્રી પ્રહલાદસિંહ પટેલે જ રાજયસભામાં લેખિત જવાબમાં જણાવ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં ત્રણ વાર હરાજી થઇ હતી

દિલ્હી તેલંગણા ઓડીશા અને પશ્ચિમ બંગાળમાં યોજના અમલી બની નથી

આ યોજના હેઠળ દરેક પરિવારને વાર્ષિક પાંચલ ખ રૂપિયાની વીમા સુરક્ષા અપાય છે

જળશક્તિમંત્રી ગજેન્રસિંહે રાજયસબામાં જણાવ્યું કે બંધારણસબામાં વ્યાપક ચર્ચાને અંતે આ નિર્ણય કરાયો છે અને સરકાર તે ચાલુ રાખશે દેશમાં પાણીની કટોકટીને પહોંચી વળવા અને પાણીને રાજયયાદીમાંથી સંયુક્ત યાદીમાં મૂકવા સંદર્ભમાં રાષ્રી ્ય સિંચાઇ કાર્યક્રમ પૂરો કરવા અંગેની ધ્યાનાકર્ષક દરખાસ્ત પર તેમણે જવાબો આપ્યા હતા

તેમણે પાણીની સમસ્યા ઉકેલવા કેન્ર અને રાજયના સહિયારા પ્રયત્નો પર ભાર મૂક્યો અને કહ્યું કે આ એક વૈશ્વિક પ્રશ્ન છે અને ભારતમાં પણ તે અનુભવી રહ્યા છીએ

અત્યારે હાલમાં માથાદીઠ ઉપયોગમાં લેવાતી ઉર્જા માટે ભારત નવમા ક્રમાંકે આવે છે આ પ્રમાણ તુલનામાં ઘણું ઓછું છે નિષ્ણાંતો જણાવે છે કે ભારતે તેનો માર્ગ વિકસાવ્યો નથી લ જેમાં અશ્મિ બળતણને ગૌણ ગણી દેશની કોલસાની જરૂરિયાતને ઓછી કરવામાં આવે તે જરૂરી છે

આજે છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષો દ્વારા મતદાતાઓને આકર્ષવા માટે છેલ્લી ઘડીના પ્રયત્નો કરાયા

વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે જણાવ્યું કે પંચે આ અંગે પૂર્વગ્રહપૂર્વક જાણકારી વિના જ નિવેદન કર્યું છે તેમણે કહ્યું કે પડોશી દેશમાં હેરાનગતિથી ભારતમાં આવી વસેલા લોકોને નાગરિકત્વ આપવા આ ખરડો લવાયો છે પરિણામે આ નાગરિકોના માનવઅધિકાર માટે મુશ્કેલીઓ નિવારવા કરાયેલી જોગવાઇઓને આવકારવી જોઇએ પ્રવકતાએ કહ્યું કે ખરડામાં કે રાષ્ટ્રીણેય નાગરિક નોંધણીપત્રકમાં કોઇપણ ધર્મના લોકોને નાગરિકત્વથી દૂર રાખવાનો પ્રશ્ન નથી આ અંગેના સૂચનો અયોગ્ય છે તેમણે કહ્યું કે અમેરિકા સહિત દરેક દેશને વિવિધ નિતી હેઠળ નાગરિકત્વ અંગેના નિર્ણયનો અધિકાર છે

સૌપ્રથમવાર હિન્દ પેસેફિકની જેમ જ બે સ્તરે મંત્રણાઓ થશે

તેમાં હિન્દ પેસેફિક વિસ્તારમાં ભાગીદારીના અદ્યતન સ્વરૂપ અંગે વિચારણા થશે તે માટે વિકાસશીલ દેશના સંશોધન અને માહીતીતંત્રનો સહયોગ લેવાશે

સાંજે સાત વાગે તેનો આરંભ થશે હાલ બંને ટીમે એક એક મેય જીતી છે